પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ યાલુ રહેશે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો યાલુ રહેશે તમામ ઉદ્યોગો ઉત્પાદન એકમો કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત યાલુ રહેશે

એસ ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે

એસ ટી

તમામ પ્રકારના રાજકીય સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્ટેડીયમમાં પ્રેક્ષકો વગર રમત ગમત યાલુ રાખી શકાશે ઓકિસજન અમદાવાદ શહેરમાં ચાલી રહેલ કોરોના મહામારીના અનુસંધાને ઉદભવીત થયેલ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની અ

કો સંચાલિત હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપસ્થિત થયેલ ઓકિસજનની જરૂરિયાતને પહોચી વળવા પ્લાન્ટ ઉભા કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી કામ પૂર્ણ કરવામાં આવેલ છે

કોર્પોરેશન સંયાલીત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં દિવસ રાત ઓકિસજન સીલીન્ડર રીફલીંગ કરવાની કામગીરી કરવામાં આવશે

જેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી કાર્યરત કરવામાં આવનાર છે

ગઈકાલે દિલ્હી ક્ષેત્ર તરફ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે ટેન્કર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ ટ્રેન આજે સવારે દિલ્હી કેન્ટ પહોચી છે તેવી જ રીતે બીજી ઓક્સિજન એક્સપ્રેસ મુન્દ્રા પોર્ટ થી તુગલકાબાદ માટે રવાના થઈ આ ટ્રેન આજે વહેલી સવારે તેના લક્ષ્યસ્થાન પર પહોંચી છે

મોરબીમાં કોરોના કહેર બાદ આખરે રાહતના સમાચાર મળી રહ્યા છે

અને જે તે ગામના કોવીડ કેર સેન્ટરોના નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરી દેવામાં આવી છે બોડેલી તાલુકાના ગામોમાં સંક્રમણ એટલી હદે ફેલાઈ યૂક્યું છે કે બોડેલીની સરકારીપ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ જગ્યા રહી નથી